આ અંગેની કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીના સંદર્ભમાં અદાલતને યુંટણીપંચે નોટીસનો જવાબ પાઠવ્યો છે આગામી મહિનામાં યોજાનારી પેટાયુંટણી અંગેની કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે યુંટણીના ઉમેદવારીપત્રો ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે દરમિથાન ભાજપે વિદેશમંત્રી એસ જથશંકરનું નામ નિશ્ચિત કર્થું છે તેઓ આવતીકાલે મુખાય્માંન્ત્રીની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવશે તેમ જાણવા મળે છે

આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર યૌવેએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું

અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પજ્ઞ નાગરિકી પોતાના સૂચન આપી શકશે

અને પ્લાન્ટનું પાણી શુદ્ધ હોવાનો અહેવાલ અપાતા પ્લાન્ટ કાર્યરત કરાયો છે

વિકસિત લખપત તાલુકાના છેવાડાના રહેવાસીઓને તબીબી સુવિધા ઉપલબ્ધ બને એ હેતુસર જી

જનરલ હોસ્પિટલ દ્વારા દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિનાના શુક્રવારે અપાતી આરોગ્ય સેવામાં તબક્કાવાર થઇ ર હેલા વધારા અનુસંધાને દાંતની ચિકિત્સા માત્ર નિદાન અને સારવારને બદલે ડેન્ટલ એકમ ઉભું કરવાના ભાગ રૂપે ડેન્ટલ ચેર થુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે દયાપરમાં જાન્યુઆરીનાં પ્રારંભથી અદાણી જી

જનરલ હોસ્પિટલ દ્વારાવિવિધ રોગોનાં નિદાન અને સારવાર માટે શરૂ થયેલી સેવા નો અત્યાર સુધી બે હજારથી વધુ દર્દીઓ ઉપયાર કરાવી ચુક્યા છે આ વિસ્તારમાં જુદા જુદા સ્થળીએ જેમ કે દયાપર હાઈસ્કુલ સુભાષ પ્રાથમિક શાળા વિગેરેમાં આરોગ્ય જાગૃતિ અંગે શિબિરનું આયોજન કરી તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને લોકોમાં આરોગ્ય અંગે સભાનતા વધી રહી છે અને કેવો આરોગ્યપ્રદ ખોરાક લેવો તે અંગે પણ દર શુક્રવારે ડાય ટીશીયનઆહારશાસ્ત્રી સમક્ષ પૃચ્છા કરતા થયા છે

શ્રી અર્જુનસિંહજી જાડેજા એ કાર્યક્રમનું અધ્યક્ષ પદ શોભાવ્યું હતું

મોચીરાઈ મહાદેવ મંદિર આશાપુરા મંદિર હનુમાન મંદિરના મહંતશ્રી યન્દ્રગીરી બાપુએ અને માનવ જ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુન્વારે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી